જેના દ્વારા ઐતિહાસિક વિરાસત અને પુરાતન સ્થળોને વૈશ્વિક પ્રવાસન નકશા પર ચકાસવાવા પ્રયાસ કરાશે રાજ્યમાં આવેલા રાજા રજવાડાનાં ઐતિહાસિક મહેલોઇમારતોઝરૂખાઓને હેરિટેજ હોટલ હેરિટેજ મ્યુઝિયમ વગેરે બનાવી શકશે આ નીતિને કારણે રાજ્યમાં સ્થાનિક સ્તરે નવી રોજગારીનું સર્જન થશે સાથોસાથ ગુજરાતનાં ઐતિહાસિક સાંસ્કૃતિક વૈવિધ્ય વારસાથી પ્રવાસીઓને પરિચિત કરાવી શકશે

તથા આયુર્વેદ હોસ્પિટલમાં પણ તે અંતર્ગત કામગીરી કરવામાં આવી રહ્ય છે

આ અંગુ વધુ માહિતી આપતા સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવતા અને જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી ડો

વી સબસ્ટેશનથી નવી લાઈનોનું વિસ્તરણ કાર્ય થતો ગઈકાલે તેમાં વિજ પુરવઠો શરૂ કરાયો હતો આ નવી લાઈનો કર્યાસ્થિત થતા દેશલપર સબસ્ટેશન પરનું ભારણ ઘટશે અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોને પુરતો વિજપુરવઠો મળી રહશે તેમ પીજીવીસીએલનાં અધિક્ષક ઈજનેર શ્રી ગરવાએ જણાવ્યું હતું